પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાયાર વિરૂદ્વની લડાઈમાં ભારતને મજબૂત બનાવવા નાગરીકોને અપીલ કરી છે ભારત અને અમેરિકાના સંરક્ષણ અને વિદેશમંત્રીઓની ત્રીજી ટ્ર પ્લસ ટુ મંત્રીસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ સંરક્ષણ સમજ્રતી પર હસ્તાક્ષર કરાયા બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાનનો પ્રારંભ

આ સમજૂતી ભારતને ક્રઝ અને બેલેસ્ટીક મિસાઇલને યોગ્ય સ્થાને ગોઠવવા અમેરિકાના વૈશ્વિક ભૂસ્તરીય નકશાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી એસ જયશંકરે કર્યું જ્યારે અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશમંત્રી માર્ક પોમ્પીયો અને સંરક્ષણમંત્રી માર્ક એસ્પરે કર્યું હતું બેઠક બાદ નિવેદનમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ કહ્યું કે બંને દેશોએ દ્વિપક્ષીય અને બહ્પક્ષીય સહ્યોગના વિભિન્ન પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી તેમણે કહ્યું કે બેઠકમાં ક્ષમતા નિર્માણની સંભાવનાઓ તકો શોધવા તથા ભારતના પાડોશી દેશો સહિત અન્ય દેશો સાથે સહયોગ અંગે પણ ચર્ચા કરાઇ તેમણે કહ્યું કે બંને પક્ષો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા આધારિત નિયમોનું પાલન કરવા કાયદાઓનું પાલન કરવા મુકત દરીયાઇ પરીવહન અને તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા તથા સાર્વભોમત્વ જાળવી રાખવા અંગે સહમત થયા છે તેમણે કહ્યું કે બંને દેશોએ હિન્દપ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા શાંતિ અને સમૃદ્ધિની પ્રતિબદ્વતા દોહરાવી

જયશંકરે કહ્યું કે ચર્ચા દરમ્યાન સરહદપારનો આતંકવાદ સંપૂર્ણ અસ્વીકાર્ય છે તેનો પુનરોચ્યાર કરાયો તેમણે કહ્યું કે છેલ્લા બે દશકામાં ભારત અમેરિકા વચ્ચે દરેક સ્તરના દ્વિપક્ષીય સંબંધો ગાઢ બન્યા છે બંને દેશોઆજે રાષ્ટ્રીય સુરક્ષા બાબતોમાં વધુ ગંભીરતાથી સહયોગ આપી રહ્યા છે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ કહ્યું કે ભારતના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા સામે ઊભા થયેલા પડકારોનો સામનો કરવામાં અમેરિકા ભારતની સાથે છે અમેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે કહ્યું કે ચીનની અસ્થિરતા ઊભી કરતી આક્રમક પ્રવૃત્તિઓ વિરૂદ્ધ અમેરિકા ભારત સાથે મળીને કાર્ય કરવા તૈયાર છે

નકસલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન માટે અર્ધસૈનિક દળો તૈનાત કરાયા છે દરમિયાન વિધાનસભા યૂંટણીના બીજા અને ત્રીજા તબક્કા માટે પ્રયાર વેગવાન બન્યો છે તમામ રાજકીય પક્ષના વરીષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ સંબોધી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી આજે દરભંગા મુઝફ્ફરપુર અને પટનામાં રેલીઓ સંબોધશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહ્લ ગાંધી આજે વાલ્મીકીનગર અને કુશેતવરથાન ખાતે રેલીઓ સંબોધશે

નવી દીલ્ફીમાં સમાચારકર્મીઓને માહીતી આપતા કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે સંક્રમિત થવાનો દર પણ ઘટી રહ્યો છે

નીતી આયોગમાં આરોગ્ય બાબતોના સભ્ય ડો

પૌલે કહ્યું કે ખૂબ સારી આરોગ્ય સુવિધા ઘરાવતા દેશોમાં રોગયાળાની બીજી લહેર યાલી રહી છે આપડે એમાંથી પાઠ લેવાનો છે તેમણે દેશના નાગરિકોને માસ્ક પહેરવા વારંવાર હાથ ધોવા તથા સામાજીક અંતર જાળવવા અનુરોધ કર્યો છે તેમણે એક જ સ્થાને વધુ લોકો એકઠા ન થવા પણ સૌને અનુરોધ કર્યો છે